ૈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે છેલ્લા દસ બાર દિવસથી સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે

વધુમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ આ મુજબ જણાવ્યું

વાવાઝોડાની સંભવિત અસરની અગમચેતી માટે રાજ્યના દરિયાઇ વિસ્તારના જીલ્લાઓમાં તંત્ર સાબદુ બન્યું છે દરિયામાં ઉંચા મોજા ઉછળવાની તેમજ કરંટ ઉભો થવાની શક્યતાને ધ્યાને લેતાં માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે તેમજ માછીમારી કરતી બોટોને પરત બોલાવી લેવાના આદેશ અપાયા છે

હાલ ચાર ટીમ ગીરસોમનાથ અને મોરબી મોકલવામાં આવી છે

જૂનાગઢ જીલ્લાના માંગરીળ ખાતે પણ એનડીઆરએફની એક ટીમ આવી પહોંચી છે

હવામાન વિભાગે વાવાઝોડાના લીઘે રાજ્યના હવામાનમાં ફેરફાર થતાં દરિયાકાંઠાના જીલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે

મુખ્યમંત્રીએ ઝીરો કેઝ્યુઆલીટીના એપ્રોય સાથે વહીવટીતંત્રને તમામ તૈયારીઓ કરવા સૂચના આપી છે મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આ બેઠકમાં દરિયાકાંઠાના જીલ્લાઓમાં વાવાઝોડાની સંભવિત અસર અંગે સમીક્ષા કરી અને વહીવટીતંત્રને તમામ તૈયારીઓ કરવા સૂચના આપી હતી બેઠકમાં રાજ્ય મંત્રીમંડળના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

મુખ્યમંત્રી પાલનપુર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે છેલ્લા દસ બાર દિવસથી સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે

શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું છે કે જનતા સરકારથી બનાસકાંઠા જીલ્લા વહીવટીતંત્રે સરસ કામગીરી કરી છે બનાસ ડેરી દ્વારા ઓક્સિજન ટેન્ક અને પીએસએ પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે

બનાસકાંઠા જીલ્લામાં આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે મ્યુકર માઇકોસિસની સારવાર માટે જરૂર પડે તો વિદેશમાંથી પણ ઇન્જેક્શન મંગાવવામાં આવશે

ગૃહરાજ્યમંત્રી શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા મૃત્યુના આંકડા છુપાવાઇ રહ્યા છે તેવા અખબારી અહેવાલો તથ્ય વિનાના અને આધાર વિઠીન છે અખબારી અહેવાલમાં તુલના કરાયેલા ડેટાઓનું અંડર રીપોર્ટીંગ થયું છે જેનો કોઇ યોક્કસ આધાર નથી ગૃહરાજ્યમંત્રી શ્રી જાડેજાએ એમ પણ જણાવ્યું કે મૃત્યુ સમય મરણ પ્રમાણપત્ર માટે રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્ર ઇશ્યુ થવું તે ત્રણેય બાબતો અલગ અલગ છે

પી ડી કરી વિવિધ તબીબી સેવાઓ પૂરી પાડી છે

આ બેઠકમાં પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ગૃહમંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા જૈવ પ્રાદ્યોગિક વિભાગ માહીતી અને પ્રાસરણ મંત્રાલયના સચિવો ઉપસ્થિત રહ્યા હતા

કોવિડ રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો ઝડપી બની રહ્યો છે

ગણપત વસાવા કોવિડ સેન્ટર આદિજાતી મંત્રી ગણપત વસાવાએ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ટિમ્બરથવા ગામે કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી ત્યારબાદ શીંગાણા કોવીડ કેર સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જાત મુલાકાત લીધી હતી

આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ અંકલાસ અને કલગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રા તેમજ મલાવના આઇસોલેશન સેન્ટલર ખાતે કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી

આ સેન્ટરમાં દર્દીઓને દવા ચા નાસ્તો તેમજ ભોજન વિનામૂલ્યે આપવામાં આવે છે તબીબો અને મેડીકલ કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ કાળજી લેવામાં આવે છે